દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે તિરંગો લહેરાવી તેને સલામી આપી હતી ત્યારબાદ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજનો દિવસ માતૃભૂમિ માટે બલિદાન આપનાર શહિદવીરો અને નોંધપાત્ર યોગદાન આપનાર સ્વાતંત્રય સેનાનીઓને નમન કરવાનો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પોતાના કુદરતી સંપદા અને બૌધ્ધિક સંપદાની મદદથી ભારતે આત્મનિર્ભર બનવું પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય મિશનનો આજે શુભારંભ કરાવ્યો આ યોજનામાં દરેક ભારતીય નાગરીકોને આરોગ્ય કાર્ડ આપવામાં આવશે આ આરોગ્ય કાર્ડમાં જે તે વ્યક્તિનો રોગ તેણે કરાવેલા પરિક્ષણો વ્યક્તિ દ્વારા લેવાતી દવા જેવી વિગતોનો સમાવેશ કરાયો છે પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો ગુજરાતીમાં ભાવાનુવાદ આજે રાત્રે સાડા નવ વાગ્યે પ્રસારિત કરાશે આરતી ભટ્ટ રાજ્યપાલ ધ્વજવંદના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવદન કર્યું હતું ત્યારબાદ રાજ્યપાલશ્રી અને તેમના પત્નિ શ્રીમતી દર્શના દેવીના હસ્તે વ્રક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય સેનાને વરિષ્ઠ અધિકારીઓ રાજભવનના અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

કોરોનાની મહામારીને કારણે માત્ર કેટલા ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે કોરોના મહામારી સામે લડવા માટે જનઆંદોલન ચાલુ રહ્યું છે જેમાં સ્વતંત્રતા આંદોલન જેવી સમાન છે

પ્રવાસન રાજ્યમંત્રી વાસણભઈ આહિરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી રાજ્યમંત્રી શ્રી આહિરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દેશની રક્ષા માટે અને અખંડિતતા અને સ્વતંત્રતા પર કોઈની ઉની આંચ નહીં આવે કેમ કે રાષ્ટ્રના વીર જવાનો સીમા ઉપર ખડેપગે દિવસ રાત સતર્ક છે અને આજના પાવન પર્વએ ભાવપૂર્વક સલામ કર્યા હતા

જનરલ હોસ્પિટલ કચ્છ જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને લીધે અદાણી સંચાલિત જી

જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓના નિકટતમ સ્વજન સારવાર લેતા દર્દીની પરિસ્થિતિ જાણી શકે તે માટે ખાસ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે

આ રોકેટ એન્જિનનું નામ રમણ રાખવામાં આવ્યું છે